પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

આઝાદી હાંસલ થયા અગાઉ વીરગતિ પામી ગયેલા અનેક સ્વાતંત્રય સેનાનીઓનું સ્મરણ કરતાં શ્રી મોદી એ કચ્છના માંડવીના સપૂત શ્યામજી કુષ્ણ વર્માને યાદ કર્યા હતા

તેમણે મંગલ પાંડે તાત્યા તોપે રાની લક્ષ્મીબાઈ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ પંડિત નેહરૂ સરદાર પટેલ અને ડોકટર આંબેડકરના યોગદાનને બિરદાવયુ હતું આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે પ્રત્યેક દેશવાસીને જોડવા માટે શાળા કોલેજ થી માંડી સમાજસેવા સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્રને અનુરૂપ કાર્યકમો ઘડી કાઢે તેવી અપીલ શ્રી મોદી એ આ પ્રસંગે કરી હતી

મેયર સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની પસંદગી થઇ છે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પટેલ તથા શાસક પક્ષ નેતાપદે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની નિમણુક થઇ છે સ્થાથી સમિતિમાં વ્રજેશ ઉનડકટ ઉર્વશી પટેલ ચીમન પટેલ દક્ષેશ વાઘાણી સુધાકર ચૌધરી મનીષા મહાત્મા ભૂષણ પાટીલ રશ્મિબેન અમીતાબેન પટેલ ધર્મેશ ભાલાળાની વરણી થઇ છે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોમાં મેયર પદે બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપન પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાઅને શાસક પક્ષના નેતા કુસુમબેન પડયા તથા દંડક તરીકે કેતનભાઈ ગૉસરાણી નિમાયા છે રાજકોટના નવા મેયર તરીકે ડો પ્રદીપ ડવની વરણી થઇ છે દર્શિતાબેન શાહ ડેપ્યુટી મેથર બન્યાં છે પુષ્કર પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે વરિયાળી મહેસાણા મહેસાણા જિલ્લાનાં ઉંઝા માર્કેટથાર્ડમાં મસાલાનાં પાકોથી માર્કેટ થાર્ડમાં સારી આવક થઈ રહી છે જીરૂ વરિયાળી તેમજ ધાણાની આવકોમાં વધારો થઈ રહ્યો છે વરિયાળીની આવક કરતાં તેની માંગ વધુ રહેવાને કારણે ભાવોમાં સારી આવક થઈ રહી છે